દેશના અમદાવાદ દિલ્હી ચેન્નાઇ બેંગલુરૂ અને હૈદરાબાદ મહાનગરોમાં આજથી મેટ્રો ટ્રેન સેવા ફરી શરૂ થઈ છે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

નવી શિક્ષણ નીતિનો હેતુ દેશ ને સક્રિય અને સર્વસમાવેશી જ્ઞાનનું કેન્દ્ર બનાવવાનો છે તેથી એક મહત્ત્વપૂર્ણ શિક્ષણ પદ્ધતિ અમલી બનશે જે ભારતને વૈશ્વિક મહાશક્તિ બનાવવામાં મદદરૂપ થશે આ સંમેલનમાં દરેક રાજ્યોના શિક્ષણ મંત્રી રાજ્ય યુનિવર્સિટીઓના કુલપતિઓ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ભાગ લેશે

કોરોનાના કપરા સમયમાં પણ સભ્ય દેશોમાં તમામને સમાન સર્વસમાવેશી અને ગુણવત્તાયુકત શિક્ષણ મળી રહે તે માટે આ સંકલ્પ કરાયો છે

શિક્ષણ મંત્રી રમેશ પોખરીયાલ નિશંકે બેઠકમાં જણાવ્યું કે ભારતમાં શિક્ષણ પ્રણાલીમાં સુધાર માટે તથા કોરોના ના કારણે ઉભા થયેલા પડકારોને પહોંચી વળવા પ્રયત્નો ચાલુ રહેશે

બેઠક બાદ શિક્ષણ મંત્રીઓએ એક સંકલ્પ પત્ર જાહેર કર્યો જેમાં દુરશિક્ષણ મિશ્ર શિક્ષણના મુલ્યો ગુણવત્તા યુકત શિક્ષણ માટે શિક્ષકોના વ્યાવસાયીક વિકાસ ડીજીટલ માળખુ તથા અભ્યાસ સામગ્રીના વિકાસ પર ભાર મુકયો છે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

શહેરી બાબતોના સચિવ દુર્ગાશંકર મિશ્રે જણાવ્યું છે કે મેટ્રો ટ્રેનમાં મુસાફરી કરનાર મુસાફરોએ માસ્ક પહેરવા અને સામાજીક અંતર જાળવવા જેવા કોવીડ સામેના પગલાનું અયુક પાલન કરવાનું રહેશે

આ બેઠકમાં શ્રી ભુષણે કોરોના સંક્રમણની સાંકળ તોડવા બીજી બિમારીથી પિડાતા તથા વડીલો પર વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા જણાવી હતી તેમણે સંક્રમણ રોકવાના ઉપાયો તથા પરીક્ષણો ઝડપી બનાવવા જણાવ્યું હતું શ્રી ભુષણે આરોગ્ય સચિવો સાથે આવતા એક મહિનાની કાર્ય યોજના અંગે ચર્ચા કરી હતી

અવકાશ વિભાગના રાજ્યમંત્રી જીતેન્દ્ર સિંહે જણાવ્યું હતું કે ચંદ્રયાન ત્રણ મિશનમાં અગાઉના ચંદ્રયાન બેની જેમ લેન્ડર અને રોવર હશે પણ ઑર્બીટર નહીં હોય તેમણે કહ્યું કે પહેલા ભારતીય અવકાશયાત્રીને અંતરીક્ષમાં મોકલવા માટેના ભારતના મહત્વાકાંક્ષી ગગનયાન પ્રોજેક્ટની કામગીરી નિર્ધારીત સમયપત્રક મુજબ યાલુ રાખવાના પ્રયાસ થઈ રહ્યા છે કોવિડના કારણે ઉભી થયેલી અસાધારણ પરિસ્થિતિના લીધે આ યોજનાના અમલમાં થોડા અવરોધ ઉભા થયા હતા

મહિલાઓની સીંગલ્સમાં આજે રમાનારી ચોથા રાઉન્ડની મેચમાં સેરેના વિલિયમ્સ અને મારીયા સાક્કારી વચ્ચે મુકાબલો થશે

આ પૈકી પહેલી મેચ બપોરે સાડા ત્રણ વાગે અને બીજી મેચ સાંજે સાડા સાત વાગ્યાથી રમાશે

પરીક્ષાર્થીઓ માટે રેલવેએ બનીહાલ તથા બારામુલ્લાહથી બે ખાસ ટ્રેનો ચલાવી હતી